ભુતાનના પ્રધાનમંત્રી ડોક્ટર લોટાય ત્શરિંગે તેમને વિદાય આપી ફતી શ્રી મોદીએ રોયલ ભુતાન યુનિવર્સિટીના વિધાર્થીઓને થીમ્પમાં સંબોધન કર્યુ હતું તેમણે કહ્યુ કે તિરસ્કાર કરતા આનંદીત રફેવામાં મજા છે ભુતાનનો માનવતાપુર્ણ સંદેશો સંવાદિતા ઉભી કરે છે અને વિશ્વમાં આનંદ વધુ સુખ આપે છે પ્રધાનમંત્રીએ કહ્યુ કે પરંપરાગત સહકાર દ્રારા બંન્ને દેશો નવા ક્ષેત્રો તરફ આગળ વધી રહ્યા છે શાળાથી અવકાશ સુધી અને ડીઝીટલ ચુકવણીથી આપતી વ્યવસ્થાપન સુધી આગળ વધ્યા છીએ શિક્ષણ ક્ષેત્રે ભારત ભુતાન સાથે ભાગીદારી માટે ઉત્સુક છે પ્રધાનમંત્રીની મુલાકાત દરમ્યાન ક્રિપક્ષીય સંબંધો તથા જળ ઉર્જા ક્ષેત્ર માટે કરાર થયા હતા આ ઉપરાંત અવકાશ શિક્ષણ વિજ્ઞાનટેકનોલોજી અને કાનુની શિક્ષણ ક્ષેત્ર માટે કરાર થયા હતા

પોલીસના જણાવ્યા અનુસાર શાંતિ જાળવવા અને અફવાઓ અટકાવવા માટે આ પગલુ લેવુ પડવુ છે જમ્મુ રેન્જના આઈજીપી મુકેશસિંહે ખોટા સંદેશાઓ કે વીડીયો ફેલાવનાર સામે પગલા લેવાની ધમકી આપી છે

ગઈકાલે ફરિયાણામાં એક સમારોફને સંબોધતા તેમણે કહ્યુ કે પાકિસ્તાન ત્રાસવાદીઓને આશ્રય આપવાનું બંધ નફી કરે ત્યાં સુધી વાટાઘાટો શક્ય નથી શ્રી સિંહે કહ્યુ કે સરકાર દેશની આબરૂ જવા નફી દે

લીથુઆનીયાના રાષ્ટ્રપ્રમુખ ગીતાનાસ નૌસેદા સાથે મંત્રણા કરતા શ્રી નાયડુએ આ મુજબ જણાવ્યુ હતું તેમણે કહ્યુ કે કાશ્મીર ક્ષેત્રની પુન રચનાના પગલે અફીની વફીવટી કાર્યક્ષમતા વધશે તથા પ્રાદેશિક અસમાનતા ઘટશે

આ પ્રસંગે કૃષિ તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન ક્ષેત્રની બે સમજુતીઓ ઉપર ફસ્તાક્ષર કરાયા છે

તાલુકા પંચાયત પ્રમુખ નખત્રાણા મામલતદાર સહિતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વન મહોત્સવ યોજાયો હતો

એફ પોલીસની બેઠક પૂર્વ કચ્છના અંતરિયાળ અને રણની વચ્ચે આવેલા ખડીર પંથક કુડા આઉટ પોસ્ટ મધ્યે સીમા સુરક્ષા દળ અને સ્થાનિક પોલીસ સરફદની સુરક્ષા બાબતે બેઠક યોજાઈ ફતી

એસ એફ સુરક્ષા એજન્સીઓ તેમજ પોલીસ વચ્ચે સંકલન સાંધી સરફદી ગામોમાં થતી ફિલચાલ પર નજર રાખવા પર્જોચી વળવા સ્થાનિક લોકોની મદદથી સુરક્ષાના પગલા લેવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી ફતી સરફદી ગામોમાં સુરક્ષા બાબતે વિશેષ તકેદારી રાખવા કચ્છ સરફદી આઈ જી

વાઘેલા તેમજ પૂર્વ કચ્છ એસ પી પરીક્ષિતા રાઠોડની સૂચનાથી પોલીસ દ્રારા સૂરક્ષા એજન્સીઓ તેમજ બી એસ એફ સાથે સંકલન બેઠક યોજાઈ ફતી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

આવનારા બે દિવસોમાં અમદાવાદ ગાંધીનગર ખેડા દાહોદ પંચમહાલ અરવલ્લી મહિસાગર વડોદરા વલસાડ સુરત નવસારી દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા ગીર સોમનાથ રાજકોટ અમરેલી જૂનાગઢ અને કચ્છમાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે